જેના આ વિસ્તારમાં ભારે વરસાદ થઇ રહ્યો છે

સૂચિત ટ્રસ્ટની રચના પછી અયોધ્યા ખાતેની જમીન ટ્રસ્ટને મંદિર બાંધવા માટે સોંપવામાં આવશે સર્વોચ્ય અદાલતે અયોધ્યામાં મહત્વની જગ્યાએ મસ્જિદ બાંધવા પાંચ એકર વૈકલ્પિક જમીન આપવાનો આદેશ પણ આપ્યો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ વિવિધતામાં એકતાને માને છે દાયકાઓ જૂનો કેસ હવે પૂરો થયો અને તે અંગેના યૂકાદાને સ્વીકારીને સમગ્ર દેશે નવો ઇતિહાસ લખ્યો છે તેમણે કહ્યું કે આ યૂકાદો સર્વસંમતિથી અપાયો હોવાથી ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં સુવર્ણ અધ્યાયસમો ગણાશે અયોધ્યા મામલે યુકાદો અને કરતારપુર કોરિડોર ખોલવો એ બર્લિનની દિવાલના પતન સમાન સમાનતાના સંદેશા છે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે આ યુકાદાથી દેશની ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થશે ગૃહમંત્રી અમિત શાહે એક ટ્વિટ સંદેશામાં જણાવ્યું કે આ યુકાદો એક સીમાચિહન રૂપ સાબિત થશે ભારતની એકતા અને અંખડિતતાને વધુ મજબૂત બનાવશે મિડીયા સાથે વાતયીત કરતા લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએલ જણાવ્યું છે કે આ યુકાદાને કોઇની જીત કે હાર તરીકે જોવો જોઇએ નહીં

બીએસપીના વડા માયાવતીએ પણ યૂકાદાને આવકાર્યો છે ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્યક્ષ ઝફર અહમદ ફારૂકીએ આ યુકાદાને આવકાર્યો છે યુકાદા અંગે સંતોષ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે તેઓ તેને પડકારશે નહીં

મહાસચિવના પ્રવકતાએ ટવીટ સંદેશામાં કહ્યું છે કે આ પહેલથી બંને દેશો વચ્ચે આંતરિક વિશ્વાસ સંવાદિતા અને સમજણનો માર્ગ ખુલ્લો થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબમાં ડેરાબાબ નાનક ખાતે ગઇકાલે કરતારપુર માર્ગની સંકલિત ચોકીનું ઉદ્દઘાટન કર્યું હતું શીખ શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો ગઇકાલે કરતારપુર માર્ગે પાકિસ્તાનમાં દાખલ થયો હતો

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ગઇકાલે ભાજપ વિધાનપક્ષના દેવેન્દ્ર ફડણવીસને સૌથી મોટા પક્ષના નેતા તરીકે સરકાર રચવા નિમંત્રણ આપ્યું હતું ભાજપ અને શિવસેનાએ રાજ્યપાલનો નિર્ણય આવકાર્યો છે જોકે ભાજપ નેતા સુધીર મુંગરવારે જણાવ્યું કે આજે મળનારી કોર સમિતિની બેઠકમાં સરકાર રચવા અંગે નિર્ણય લેવામાં આવશે તેમણે કહ્યું હતું કે શિવસેના સાથે મંત્રણા કરવા ભાજપ કોઇપણ સમયે તૈયાર છે શિવસેનાના નેતા સંજય રાઉતે પણ કહ્યું હતું કે રાજ્યપાલનો નિર્ણય નિર્ધારિત પ્રક્રિયા મુજબનો જ છે અને શિવસેના તેને આવકારે છે ભારતીય જનતા પક્ષ સૌથી મોટો પક્ષ છે અને સરકાર રચવા માટે પહેલો હકદાર છે

પરંતુ આજે પંદર દિવસ સુધી એકપણ પક્ષ કે જોડાણે સરકાર રચવાનો દાવો કર્યો નથી

અનેક સ્થળે મીલાદ જુલુસ પણ નીકળશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ મુસ્લીમ ભાઈઓ બહેનોને ઇદે મિલાદ ઉન નબીની શૃભેચ્છાઓ પાઠવી છે

સર્વોચ્ય અદાલતના ન્યાયાધીસો આસામના મુખ્યમંત્રી અને આકાશવાણી રેડિયો સમાચાર અને પ્રકાશન વિબાગના મુખ્ય નિયામક પણ આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપશે આ પુસ્તકમાં દેશની અદાલતોમાં મહત્વનો ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન છે જે પુસ્તક પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે

વાવાઝોડાને લગતા બનાવોમાં બંગાળમાં ત્રણ અને ઓડીશામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે

સત્તાવાળાઓએ માર્ગ ઉપર પડેલા વૃક્ષોને ખસેડવાની તથા વીજળી અને સંદેશાવ્યવહારની સુવિધા પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી છે

ઓડીશાના અગ્ર સચિવ અસીત ત્રિપાઠીએ બુલબુલના લીધે ડાંગરના પાકને થયેલા નુકસાનનો સર્વે કરવા ખાસ ટુકડી ઓડીશા મોકલવાની રજુઆત કરી છે

પ્રધાનમંત્રીએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે ટેલિફોન પર વાતચીત કરતા આ મુજબ જણાવ્યું હતું